કચ્છના ત્રણ લાખથી વધ્ વિદ્યાર્થીઓ આજે પોતાની શાળામાં હાજર રહી ફીટ ઇન્ડિયા કાર્યક્રમમાં જોડાવાના છે

સાયકલ રેલી તથા રમત ગમત સ્પર્ધાના આયોજન વડે રાષ્ટ્રીય ખેલકુદ દિવસની ઉમંગભેર ઉજવણી કચ્છમાં થવાની છે આ પ્રસંગે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્રારા આજે સાંજે પ વાગીને પ મિનિટે ફીટ ઈન્ઠીયા પર વિશેષ બુલેટીન પ્રસારીત કરવામાં આવશે

વિષ્ણુ ચૌધરીએ જણાવ્યુ હતું

તેવુ રાજકીય સુત્રોએ જણાવ્યુ હતું

દાયકા પુર્વે કેતનના પિતાનું અવસાન થતા માતા ગૌરીબહેને ખેતી કરી પુત્રને ભણાવ્યો છે અને હવે તેમને મળેલી ઝળફળતી સફળતા બદલ અંજાર સોરઠીયા સમાજે બિરદાવી હતી